એમ કેન્દ્ર સરકારે પરિપત્રમાં જણાવ્યુ છે

એમ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાના પ્રત્યુતરમાં પાણી પુરવઠામંત્રી કુંવરભાઈ બાવળીયાએ જણાવ્યુ હતું

ગઈકાલે રાજય વિધાનસભામાં પાણી પુરવઠા વિભાગની માગણીઓ ઉપરની ચર્ચાનો જવાબ આપતાં તેમણે આ મુજબ કહ્યું હતું શ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે છેવાડાના ગામો સુધી પીવાનું શુધ્ધ પાણી મળે તે માટે સરકાર કટિબધ્ધ છે

જેમાં રાજયમંત્રી વાસણભાઈ આફિરના વડપણ હેઠળ અંજારના સરપંચો તેમજ ખેડુતોએ ફકારાત્મક પ્રતિસાદ મળવા પામ્યો છે

જેથી ઉભેલા પાકને વરસાદ પડે ત્યાં સુધી જીવતદાન મળી રહે

એલ વીજચોરી તપાસ કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં વિજળીના વપરાશ સાથે વીજચોરીનું પ્રમાણ પણ વધી રહ્યુ છે ત્યારે ભુજ સર્કલમાં વીજચોરીની તપાસ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ગત બે દિવસમાં કુકમા અને નખત્રાણા ડિવિઝનના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરીની તપાસ માટે ટીમો જોડાઈ ફતી

આરતીબેન ભદ્દ અંજાર બાળ સુરક્ષા સમિતિ બેઠક ભારત સરકાર અને ગુજરાત સરકાર બાળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અંજાર તાલુકા બાળ સુરક્ષા સમિતિ દ્વારા સમુદાયમાં બાળ સુરક્ષા વિશે સમુદાયમાં જાગૃતતા લાવવા અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે સમીક્ષા અંગે બેઠક બોલાવવામાં આવી હતી

ચિલ્ડ્રન હોમમાં વિનામૂલ્ચે સંસ્થામાં રફી મફત શિક્ષણ વિકલાંગ વિદ્યાર્થીઓને સમાજ સુરક્ષા તરફથી વાર્ષિક ધોરણે શિષ્યવૃત્તિ સફાય જે બાળક અથવા માતા પિતા અથવા બંને જો એચ

વી ગ્રસ્ત ફોય તો તેવા બાળકોને સમાજ સુરક્ષા તરફથી વાર્ષિક ધોરણે શિષ્યવૃત્તિ સફાય રૂા